હાલ બે લાખ ત્રણ હજાર એકસો અગિયાર દર્દીઓ સાજા થઈને ઘેર પાછા પહેંચ્યા છિં આ દરમિયાન કોરોના ટેસ્ટીંગ ક્ષમતા વધારવામાં આવી છે

જ્યારે મૃત્યુ આંક કુલ ચાર હજાર એકસો દસ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પંદર જણાના મોત થયાં છે

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખૂબ જ સારી અને નિયંત્રણ હેઠળ છે કુલ કેસની સ્થિતી જોઈએ તો ટોચનાં દસ રાજ્યોમાં ગુજરાત દસમાં ક્રમે છે

અને તે દેશમાં પ્રથમ ક્રમે છે

મહારાષ્ટ્રમાં કુલ કેસ અઢાર લાખ ઉપર છે

ગુજરાતની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે અનેક વિક્રમ સર્જી ચૂકેલા પાર્થિવ પટેલે આજે સવારે ટ્વિટ દ્વારા પોતાની નિવૃતિ જાહેર કરી હતી

સારા વિકેટકીપર અને ડાબોડી બેટ઼સમેન પાર્થિવ પટેલે આઈ પી

ક્રિકેટમાં પણ જુદી જુદી ટીમો તરફથી રમીને સારો દેખાવ કરેલો અને બે વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહેલા અમદાવાદમાં સ્ફૂલ ક્રિકેટથી શરૂ કરીને રણજી ટ્રોફીમાં ગુજરાતને લાંબો સમય સુધી નેતૃત્વ આપનાર પાર્થિવ પટેલ તેમની ફિટનેસ માટે પણ જાણીતા હતા

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે

શ્રી બચ્ચન ગુજરાતમનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નાડાબેટપોલોના જંગલ ગિરનાર રોપ વે અને ડાયનાસોર મ્યુઝીયમ જેવા વિવિધ પ્રવાસન સ્થળો પર એડ ફિલ્મનું શૂટીંગ કરશે મહત્વનું છે કે છેલ્લાં બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક નવું આકર્ષણ બની ઉભરી રહ્યું છે ત્યારે તેની ખ્યાતિ દેશ વિદેશમાં પણ પ્રસરે તે હેતુથી ગુજરાત ટુરીઝમ દ્રારા તેનું બ્રાન્ડીંગ કરવામાં આવશે

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

જામનગર આવેલા રેલ્વે મેનેજરને મીટીંગ દરમ્યાન સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રીકોની અનેકવિધ વધુ સુવિધા કરવાની બાબત ને ખૂબજ પ્રાધાન્ય આપ્યુ હતુ આ તકે ખાસ હાથ ધરેલી ચર્ચાઓ અને ભલામણમાં મુંબઇ સેન્ટ્રલ રાજકોટ દુરંતો એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી લંબાવી દેવા બાંદ્રા જામનગર ફમસફર એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવી દેવા હાપા બિલાસપુર હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવા રાજકોટ રેવા રાજકોટ ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવાની બાબતોનો સમાવેશ થાય છે ઉપરાંત ઓખા અને દિલ્ફી રાજકોટ વિભાગ વચ્ચેની ટ્રેન તેમજ સવારની ટ્રેન પોરબંદરથી રાજકોટથી વાસળીયા જેતલસર થઈ જાય તે માટે જણાવ્યુ હતુ